આજથી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ડી આર એફ

પ્રધાનમંત્રી કાર્યલયના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ ઉપર આ માહિતી આપવામાં આવી છે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સુશાસનના ત્રણ વર્ષની ઉજવણી નિમિત્તે આજે મહાત્મા મંદિર ખાતે સંકલ્પ સે સિદ્વિ કી ઓર અગ્રેસર કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રજાએ અમારા ઉપર રાખેલા વિશ્વાસને ચરિત્રાર્થ કરવા લોકપયોગી કામો આ સરકારે કર્યા છે તેમ જણાવી ઉમેર્યું કે ગુજરાતમાં સુશાસન દ્વારા સર્વાંગી વિકાસ કરવાનો માર્ગ આગળ ધપાવાશે

મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવા ભારતના નિર્માણના સ્વપ્નને સાકાર કરવા ગુજરાતનું નિર્માણ આવશ્યક છે આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય મહિલા આયોગે ગુજરાતમાં નર્મદા અને હવે સાસણ ગીરની આસપાસના ગામડાઓની મહિલાઓને પગભર થવા હોમસ્ટે પ્રોજેક્ટને મંજુરી આપી છે રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરમેન રેખાબેન શર્માએ આજે સાસણની મુલાકાત લીધી એ દરમિયાન આ માહિતી આપી હતી તેઓએ આસપાસના ગામડાઓની મહિલાઓ સાથે વાતચીત કરી હતી અને આયોગ તથા આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે આ પ્રોજેક્ટ અંગે સમજૂતી થઇ હોવાની માહિતી આપી હતી તેમણે આ પ્રોજેક્ટથી મહિલાઓને થતા આર્થિક ફાયદાઓની જાણકારી આપી હતી ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયાએ જણાવ્યું કે હાલ રાજ્યમાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી થઇ રહી છે ત્યારે ગીરમાં આ પ્રોજેક્ટ આવવાથી મહિલાઓની આર્થિક ફાયદો થશે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન આજે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી તથા સામાજિક કાર્યકર સ્વર્ગસ્થ નાનાજી દેશમુખ તથા જાણિત સ્વર્ગસ્થ ભૂપેન હજારિકાને અર્પણ કર્યો છે

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ વેકેયા નાયડુની શુભેચ્છા મુલાકાત લીધી હતી પ્રધાનમંત્રી મોદીએ રાજ્યપાલને શુભેચ્છાઓ પાઠવી હતી કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ક્ષેત્રીય પ્રચાર એકમ દ્વારા ખેરાલુને આર્ટસ એન્ડ કોર્મસ કોલેજ ખાતે જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં નિષ્ણાંતો દ્વારા કચરાનો નિકાલ સ્વસહાય જૂથો દ્વારા ખાતરનું ઉત્પાદન પ્લાસ્ટીકનો ઓછો વપરાશ રીસાયકલીંગ વગેરે બાબતોની સમજ આપવામાં આવી હતી આ પ્રસંગે રેલી સમૂહ ચર્ચા જનજાગૃતિ નાટક ફિલ્મ શો વિવિધ સ્પર્ધાઓ સ્તનપાન સપ્તાહ વગેરે અંગેની સ્પર્ધાઓ યોજાઇ હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત જનતાને સ્વચ્છતા અંગેના શપથ લેવડાયા હતા આ પ્રસંગે જિલ્લા પ્રોગામ અધિકારી ગૌરીબેન તાલુકા વિકાસ અધિકારી અનીલ રામી મામલતદાર કટારીયા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ વગેરેએ યોજનાઓ અંગેની વિગતવાર માહિતી આપી હતી ક્ષેત્રીય પ્રચાર અધિકારી જે ડી ચૌધરી આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું

આવતીકાલે સવારે સાડા આઠ વાગે સફાઇ ઝુંબેશથી સ્વાતંત્ર પર્વની ઉજવણીનો આરંભ થશે અમારા પ્રતિનિધી જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી શહેરના જુદા જુદા વોર્ડમાં કરવામાં આવે છે જેમાં લોકપ્રતિનિધીઓ શહેર સંગઠનના સભ્યો અને નાગરીકોને જોડવામાં આવે છે

પંચમહાલ જિલ્લામાં છોટા ઉદેપુર તથા કવાંટમાં ભારે વરસાદ થતાં હેરણ નદીમાં ભારે પૂર આવ્યા છે બોડલી તાલુકાના હેરણ નદી કાંઠે કેટલાંક ગામોમાં પૂરના પાણી પ્રવેશ્યા છે

હડફ બંધનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે

ગોધરા શહેરથી પસાર થતી મેશહરી નદી બે કાંઠે વહેતી થઇ છે

હવામાન વિભાગના વડા જયંત સરકારે આજે જણાવ્યું હતું કે આજથી ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની સંભાવના છે

ડી આર એફ

પશ્ચિમ રેલવેની એક યાદી અનુસાર વડોદરા રેલવે ડિવીઝનમાં કીમ અને કોસંબા ખાતે ભારે વરસાદથી પાણી ભરાવાને કારણે આગામી પાંચ દિવસ સુધી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે જેમાં હજરત નિઝામુદ્દીન પુણે ઓખા તિરૂનેલેવેલી કોઇમ્બતુર રાજકોટનો સમાવેશ થાય છે આજે અને કાલે ટ્રેનો રદ કરાઇ છે

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નારીયેળી પ્રનમ ઉત્સવનો આરંભ થયો છે

જેમાં બોટ રેસ તરેણ સ્પર્ધા યોજાશે તેમજ તટરક્ષક દળના જવાનો દ્વારા કરતબો દર્શાવાશે નારીયેળી પૂનમના દિવસે માછીમારો દરિયાની પૂજા કરીને પોતાની બોટ દરીયામાં ઉતારે છે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા ગુજરાતના કોમ્પ્યુટર અને આઇ ટી વિષય ભણાવતા પ્રાધ્યાપકો માટે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં અધ્યાપકોને વેબ એપ્લિકેશન સિક્યોરીટી રીલેટેડ જ્ઞાન અપાયું હતું તેમાં સોફટવેર બગસ ફાઇન્ડીંગ કેવી રીતે કરવું તેમજ વેબ એપ્લીકેશનને પેનીટેશન દ્વારા કેવીરીતે સલામત કરવી વગેરે મુદ્દાઓ આવરી લઇ સમજ આપવામાં આવી હતી આજે ઓગસ્ટ ક્રાંતિ દિવસ છે દેશની આઝાદીની લડતમાં આઠમી ઓગસ્ટ ઐતિહાસિક દિવસ છે

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શાળાના બાળકોમાં સ્વચ્છ ભારત અભિયાન અને જળ શકિત અભિયાન જાગૃતિ ફેલાવવાનો છે

તેમાં વેસ્ટ મેનેજમેન્ટ અને ઓર્ગેનીક ફાર્મીંગ સમુદ્રી જળ સફાઇ વગેરે વિષયો આવરી લેવાયા હતા

મહિલા સશક્તિકરણ પખવાડિયા ઉજવણીના ભાગરૂપે આજે રાજપીપળા ખાતે મહિલાઓ અંગેનો એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહિલાઓને વિવિધ યોજનાઓ અંગે જાગૃત કરી હતી રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ જીગીષાબેન ભટ્ટે જણાવ્યું કે મહિલાઓએ દરેક ક્ષેત્રમાં દેશનું નામ રોશન કર્યું છે તેમણે મહિલાઓને શિક્ષિત બનવા અનુરોધ કર્યો છે